સ્કોડા અને ફોક્સવેગન જેવી કંપનીઓ દ્વારા એકમો કરોડ ડોલરનું મૂડી રોકાણ મેઇક ઇન ઇન્ડિયા હેઠળ જાહેર કર્યું છે તે આનંદની વાત છે બન્ને દેશના રાષ્ટ્રપતિ વચ્ચૈની બેઠક બાદ બહાર પડાયેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યા અનુસાર વ્યૂહાત્મક દ્રષ્ટિએ સંબંધો દ્રઢ બનાવવા નિર્ધાર વ્યક્ત કર્યો છે આ ઉપરાંત ત્રાસવાદની ટીકા કરી તેને આશ્રય ન આપવા અને ત્રાસવાદીઓના માળખા નાણાં સહાય તથા સરહદ પર ધુસણખોરી ન કરવા દેવા જણાવ્યું છે આ પ્રસંગે બન્ને દેશો વચ્ચે પાંચ સમજૂતી કરાર કરાયા છે

વૈશ્વિક પરિવહન પરિષદમાં બોલતાં તેમણે કહ્યું કે સરકારના તમામ વિભાગો તેના માટે કામ કરી રહ્યા છે

અને આ પરિષદ દ્વારા ઘણા મૂડી રોકાણ ઇચ્છૂકો સાથે સાંકળી શકાશે

પી

આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું કે કિસાનોની આવક બમણી કરવા અઘતન ટેકનોલોજીયુકત ક્રષિ માટે ધરતીપુત્રોએ માનસિકતા બદલવાની આવશ્યકતા છે મુખ્યમંત્રીએ ઉમેર્યું કે રાજ્ય સરકારે પાણી વીજળી ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે ચેકડેમ નર્મદા યોજના સૌની યોજના અને સુજલામ સુફલામ થકી છેવાડાના ગામો સુધી સિંચાઇ માટે પાણી પહોચાડયા છે તેમણે જણાવ્યું કે ક્રૂષિ ઉત્પાદન વધે સાથે જ ખેતીવાડી ક્ષેત્રે સ્વરોજગાર આર્થિક આધાર વધારવાનું સાતત્યપૂર્ણ માધ્યમ બને તે માટે સરકારે સ્કાય યોજના દ્વારા ખેડ્રતને સૌર ઉર્જાથી ખેતી માટે વીજળી ઉત્પાદન અને વધારાની વીજળી વેચીને આર્થિક આધાર આપવાની શરૂઆત કરી છે એગ્રી એશિયાના આ આઠમાં પ્રદર્શનના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેલા ભારત ખાતેના કેન્યાના રાજદૂત શ્રીયુત વીલી બેટ અને શ્રીમતી બેટે આ પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું